ગુજરાત વિધાનસભામા પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી આર

ફળદુએ આ મુજબ જણાવ્યુ હતુ

બાકીના નાણાં માટે કેન્ન સરકારમાં અને વીમા કંપનીઓમાં રજુઆત કરવામાં આવી છે

આ કૃતિ ની વિશેષતા જોઈએ તો મજુર વર્ગ આ સ્માર્ટ હેન્ડ કાર્ટ ના ઉપયોગ થી ઓછા ખર્ચે ઓછા શ્રમે વધુ કાર્ય કરીને સારું વળતર મેળવી શકે

રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી અને આ સફળતા પ્રાપ્ત કરી અને સમગ્ર જસદણ તાલુકા નું ગૌરવ વધારેલ છે

પદયાત્રા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંઢેલી ખાતેથી તિર્થધામ દ્વારકા સુધી પદયાત્રાનો આજથી સવાસો પૈદલ યાત્રીઓએ પ્રારંભ કર્યો છે

જેમાં ગાંધીજી પરની ફિલ્મો નિશુલ્ક દર્શાવવામાં આવશે

શાંતિભાઇ આચાર્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતા જાણીતા સાહિત્યકાર ડો

આ કેમેરાઓથી સઘન અને રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવા નડિયાદ ખાતે આવેલ રૂરલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં અત્યાધૂનિક સાધનોથી સજ્જ નેત્રમ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે

જે કે પાર્થિવ પટેલ અને ચિરાગ ગાંધીની જોડીએ આકર્ષક બેટીંગ કરતાં ગુજરાતની વળતી લડતને શકય બનાવી હતી

આજે મેચનો છેલ્લો દિવસ છે